પ્રધાનમંત્રીએ પર્યાવરણ અનેબાળમાનસને ધ્યાનમાં લઇને નવા રમકડા બનાવવા અનુ રોધ કર્યો હતો તેમણે કહ્યું કે આરમકડા મેળો માત્ર આર્થિક કાર્યક્રમ નથી પણ દેશની વર્ષો જુની રમતો આધારીત રમકડાસાથેની કડી મજબુ ત બનાવવાનો પ્રયાસ છે તેમણે સિંધુ સંસ્કૃતિ તથા મોહેજોદારો વખતનારમકડા ઉપર દેશ વિદેશના નિષ્ણાંતોએ અભ્યાસ કર્યો છે અને ચેસની રમત ભારતમાં જ શોધાઇહતી તેમ જણાવીને રમકડા ઉદ્યોગની આ શકિતનો ઉપયોગ કરી આત્મનિર્ભર ભારતની ઓળખ બનાવવા કરવાઉપર ભાર મુકથો હતો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

વી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 યાદ રાખો તમારી મત પીળા રંગના રજીસ્ટર બટન દબાવ્યા પછી જ નોંધાશે

જો મતદાર ઉમેદવારનું અથવા નોટાનું બટન દબપ્રી દે પછી બદલવા માંગે તો દબાવેલ બટન ફરીથી દબાવી પસંદગી રદ કરી શકે છે અને નવેસરથી પસંદગી કરી શકે છે આ પ્રક્રિયા રજીસ્ટરનું પીળુ બટન દબાવ્યા પહેલા જ કરી શકાય છે

ટી કચ્છના ખાવડા વિસ્તારમાં આવેલ કાળા ડુંગર પરના દત્તશિખર તીર્થસ્થાન જવા માટેની એસ ટી બસ કોરોના સંક્રમણના કારણે બંધ હતી તે ફરીથી શરૂ કરવામાં આવી છે

ટી વિભાગની એસ

જેથી શ્રધ્ધાળુઓ આ બસ દ્રારા દર્શનનો લાભ લઈ શકશે